ફળદુ દિવાળી પછી પણ ગુજરાતમાં કમોસમી વરસાદ ચાલુ રહ્યો છે ત્યારે ગુજરાતના ખેડૂતોને પૂરતો ન્યાય આપવાની કૃષિમંત્રી આર

જૂનાગઢ ખાતે આજે પત્રકારો સાથેની વાતયીતમાં તેમણે કહ્યુ હતુ કે ફૃષિક્ષેત્ર સાથે જોડાયેલી તમામ વીમા કંપનીઓને ખેડૂતોને થયેલા નુકસાનનો સર્વે કરી યોગ્ય અને ઝડપી વીમાની રકમ યૂકવવા જણાવાયું છે

આ માટે કૃષિ વિભાગ દ્વારા ખેતઉત્પન્ન બજાર સમિતિ હેઠળ વિવિધ કેન્દ્રો મારફતે કાર્યવાહિ કરવામાં આવી છે અગાઉ થયેલા વિવિધ પ્રશ્નો તથા સમસ્યાના પગલે આ વખતે તકેદારી રાખવામાં આવી છે ખેડૂતો દ્વારા તેની આગોતરી નોંધણી કરવામાં આવી હતી

મગફળી કેન્દ્ર પર ખરીદી માટે નોંધાયેલા ખેડૂતોને સમય સ્થળ અને જથ્થાની જાણ એસએમએસથી કરવામાં આવશે આ માટે જથ્થાની ચકાસણી અને તોલમાપ અંગેની બાબત અંગે કર્મચારીઓને તાલીમ આપવામાં આવી છે તમામ જિલ્લાઓમાં ઠેરઠેર તાલુકા મુજબ સેન્ટરો ખોલવામાં આવ્યાં છે

તેમ રાજકોટ માર્કેટીંગ થાર્ડના પ્રમુખ અતુલભાઈ કમાણીની થાદી માં જણાવ્યું હતું હવામાન અરબી સમુદ્રમાં ઉઠેલા વાવાઝોડા મહાના પગલે રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે હવામાન વિભાગની આગાહી મુજબ આગામીપાંચ દિવસ રાજ્યમાં વરસાદ થવાની સંભાવના છે

માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના અપાઈ છે

જે માટે બિહાર વિકાસ પરિષદ સહિત અન્ય સંસ્થાઓએ તડામાર તૈયારીઓ આરંભી છે

છઠ પૂજા કરવામાં આવશે

બિહાર વિકાસ પરિષદના મંત્રી આર

જૈન ધર્મમાં આજના દિવસને જ્ઞાનપંચમી તરીકે ઉજવવામાં આવે છે મહીસાગર જિલ્લામાં આજના દિવસે જૈન સમાજ દ્વારા જ્ઞાનની દેવી સરસ્વતી માતનુ પરંપરાગત રીતે પૂજન કરવામાં આવ્યુ હતુ

જ્ઞાનપંચમીની ઉજવણી નિમિત્ત જૈન દેરાસરમાં પુસ્તકો પ્રાચીન ગ્રંથોનુ પ્રદર્શન યોજવામાં આવ્યુ છે જેમાં પ્રાચીન હસ્તપ્રતો અને માતા સરસ્વતીની પ્રતિમા દર્શાનાર્થે મૂકવામાં આવી હતી

બાલાસિનોરના ભરવાડા વિસ્તારમાં આવેલા જૈન દેરાસરમાં આજે સવારથી ભાવિક ભકતો ઉમટયા હતા

આજે પાટણના પ્રસિદ્ધ પંચાસરા જૈન દેરાસર ખાતેના જૈન જ્ઞાન ભંડારમાં સચવાયેલા પ્રાચીન ગ્રંથો હસ્તપત્રો જૈન સાહિત્ય વિગેરે દર્શનાર્થે ખુલ્લું મૂકીને જૈન મુનિઓ દ્વારા તેના પર વાસક્ષેપ કરી વિઘિસર પૂજન કર્યું હતું

અત્રે ઉલ્લેખનીય છે કે ચૂંટણી સમયે આ જગ્યામાં એક જ મતદાતા માટે મતદાન મથક ઊભું કરવામાં આવે છે ટ્રાફિક ટ્રાફિક નિયમોનુ આજથી કડક રીતે પાલન કરવામાં આવશે

તે અનુસાર હેલમેટ પી યુ

માટેની અમલવારીમાં એક મહિનાની છૂટ આપવામાં આવી હતી વાહન વ્યવહાર વિભાગ દ્વારા રજાઓના દિવસોમાં કામગીરી કરીને લાયસન્સ આપવાની કામગીરી પણ તાલુ રાખવામાં આવી હતી આ સમગ્ર કાનુની જોગવાઇનો આજથી અમલ શરૂ થયો છે તે અનુસાર તમામ વાહનચાલકોએ વાહનોની મૂળ ઓરીજીનલ આર સી બુક લાયસન્સ તથા વીમાની પોલીસી સાથે રાખવી જરૂરી છે